અને ત્યાનો એક બંધ પણ તૂટી ગયો છે અને બે પૂલ તણાઈ ગયા છે નદી કિનારાના ગામો ખાલી કરાવાઈ રહયા છ ઉતરાખંડમાં કેદારનાથ પછી આ મોટી આપતિ છે

મહાનગર પાલિકાની ચૂટણીમાં કેટલા ઉમેદવારો ચૂટણી જંગમાં ઉભા છે તે ચિત્ર મંગળવારે સાંજે સ્પષ્ટ થશે

પાટોલની અધ્યક્ષતામાં શરૂ થઈ છ આજે બેઠકમાં ભાજપના રાષ્ટોય મહાર્સાચવ સાંસદ અને ગુજરાતના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ ખાસ હાજર રહયા હતા ચાર દિવસોય બેઠકમાં હાલમાં યોજાનારો ચુટણીઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે

જનરલ ફોસ્પિટલ અને મેડિકલ કોલેજના પ્રથમ ફરોળના કોરોના વોરિયર્સ અને અન્ય કર્મચારીઓ અધિકારીઓને રસી આપવાની કામગીરી શરૂ થઇ છે ત્યારે ફોસ્પિટલ અને કોલેજના વડા ફેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને તબીબોએ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ રસીથી ડરવાની જરૂર નથી એ મતલબનો સંદેશો આપ્યો છે મેડિકલ કોલેજના ડીન ડો ગુરદાસ ખીલનાનીએ રસી લીધા બાદ જણાવ્યું હતું કે કોવેક્સિન રસી અકસીર છે કોઇપણ જાતની તકલીફ થતી નથી

તો જી

ના ચીફ મેડિકલ સુપરિ

સિવિલ સર્જન ડો કશ્યપ બૂચે જેમણે રસી ન લીધી હોય તેમણે તાત્કાલિક લેવા અનુરોધ કરતાં કહ્યું કે દરેક રસીમાં થાય છે એમ ફળવો તાવ કે માથું દુઃખવું સામાન્ય બાબત છે અને તેમણે માનસિક રીતે તૈયાર થઇ રસી લેવા જણાવ્યું હતું મેડિસિન વિભાગના વડા ડો બાબુલાલ બંબોરિયાએ નિસંકોચ રસી લેવા જણાવી ઉમેર્યું કે કોરોનાની લડાઇ જીતવાનો એકમાત્ર ઉપાય રસી છે

આ અંગે સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ માટે નવી ટનો દોડાવવા તથા રેલ યાત્રીકો માટે નવી સુવિધાઓ માટે રેલ્વે મંત્રાલય સતત પ્રયત્નશીલ રહેશે

એ